જેના માછીમારી નૌકામં આઠ જેટલા માછીમારો ફસાયા હોવાનું જણાવ્યું હતું માહિતી મળ્યા પછી બચાવ કામગીરી લગભગ સવારે ત્રણ વાગે શરૂ થઈ હતી અંધકાર અને ખરબચડી દરિયાઈ સપાટી હોવા છતાં બધા આઠ કર્મચારીઓ સલામત રીતે બચાવી લેવાયા હતા જે સવારે સાત વાગે પોરબંદર પરત ફર્યા હતા

પંચમહાલ જીલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતદાર વિભાગો પંચમહાલ સંસદીય મતદાર વિભાગમાં આવે છે અને એક વિધાનસભા મતદાર વિભાગ છોટા ઉદેપુર સંસદીય મતવિભાગમાં આવે છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટર આંબેડકરને આઝાદીની ચળવળના મહાન નેતા તરીકે ઓળખાવીને તેમના વિચારોને અનુસરવા લોકોને અનુરોધ કર્યો શ્રી કોવિંદે કહ્યું કે તેમણે સમાજના વંચિતોના અધિકારો માટે સતત પ્રયાસો કર્યા હતા

અને ઓબીસી કર્મચારી કલ્યાણ સમિતિ ધ્વારા આજે આકાશવાણી અમદાવાદ ખાતે પણ ડોકટર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો પાટણ ખાતે ડોકટર આંબેડકરની પ્રતિમાને ફુલ હાર અર્પણ કરાયા હતા જેમાં ભાજપ કોંગ્રેસ બસપા સહિતના રાજકીય પક્ષો વિવિધ સામાજિક સંસ્થા સંગઠનો ધ્વારા ભાવાંજલી અર્પણ કરાઈ હતી